આમ થવાથી અગ્રતાવાળા ક્ષેત્રોમાં હાથ ધરાનાર પ્રોજેક્ટોને પ્રોત્સાહન મળશે

આજે યુક્રેનમાં અમેરિકાના ભૂતપૂર્વ રાજદ્દત નિવેદન આપશે

બ્રાસીલીયામાં ન્યૂ ડેવલપમેન્ટ બેન્ક એનડીબી અને બ્રિક્સ વેપાર પરિષદની બેઠકમાં સંબોધન કરતાં શ્રી મોદીએ કહ્યું કે આમ થવાથી અગ્રતાવાળા ક્ષેત્રોમાં હાથ ધરાનાર પ્રોજેક્ટોને પ્રોત્સાહન મળશે તેમણે બ્રિક્સ વેપાર પરિષદને બ્રિક્સ સંગઠનના દેશો વચ્ચેનો વેપાર હવે પછીની શિખર પરિષદ સુધીના સમયગાળામાં પાંચસો અબજ ડોલર સુધી લઈ જવાના ધ્યેયને હાંસલ કરવા આયોજન કરવાનું સૂચન કર્યું હતું શ્રી મોદીએ કહ્યું કે બ્રિક્સ સંગઠનના દેશો વિશ્વના આર્થિક વિકાસ માટે આશાનું કિરણ છે

શ્રી મોદીએ જણાવ્યું હતું કે બ્રિક્સ વેપાર પરિષદ અને ન્યૂ ડેવલપમેન્ટ બેન્ક વચ્યે જો ભાગીદારીની સમજૂતિ થાય તો બંને સંસ્થાઓ માટે તે ઉપયોગી નિવડશે તેમણે કહ્યું કે બ્રિક્સ સંગઠનના પાંચ દેશોમાં કૃષિ ટેકનોલોજીને લગતાં ઘણા સ્ટાર્ટ અપ શરૂ થઈ રહ્યા છે આ સ્ટાર્ટ અપના અનુભવોનું આદાનપ્રદાન બ્રિક્સ દેશોના બૃહ્દ બજારને ઉપયોગી નિવડશે

ટ્વીટર પર તેમણે બ્રિકસ શિખર પરીષદને સફળ અને ફળદાયી ગણાવી છે તેમણે જણાવ્યું હતું કે બ્રિકસ સંગઠનના દેશોના અગ્રણીઓએ વેપાર ટેકનોલોજી સંસ્કૃતિ સહિત ઘણા ક્ષેત્રોમાં સહકાર વધુ મજબુત કરવા અંગે ચર્ચા કરી હતી તથા ભવિષ્યમાં ઉપયોગી વિષયો બાબતે પણ ચર્ચા થઇ હતી

ગઇકાલે તલવરા ખાતે ભરતી તાલીમ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓની દિક્ષાંત પરેડમાં તેઓ સંબોધન કરી રહ્યા હતા તેમણે કહ્યું કે પોલીસ અત્યારસુધી નોંધપાત્ર કામગીરી કરી છે અને કેન્દ્ર શાસિત કાશ્મીરમાં ખુશી અને શાંતિ કાયમી રીતે ટકાવવા માટે પોલીસ હજુ સઘન કામગીરી કરવી પડશે

જીતેન્દ્રસિંહ જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સુશાસન પદ્ધત્તિ અંગેની પ્રાદેશીક પરિષદનું આજે ઉદ્વાટન કરશે વહીવટી સુધારા વિભાગ અને જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખના સત્તાવાળાઓના સંયુક્ત ઉપક્રમે બે દિવસ માટેની પ્રાદેશિક પરિષદનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ પરિષદનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય અને રાજ્યસ્તરની સંસ્થાઓને એક જ મંચ ઉપર લાવીને ડિજીટલ વહીવટ નાગરિક કેન્દ્રીત શાસન અને કર્મચારીઓનો ક્ષમતા વિકાસ જેવા ક્ષેત્રોમાં અનુભવોના આદાનપ્રદાનને તક આપવાનો છે

આ પ્રસંગે સંબોધન કરતા સરિતા ચૌહાણે સહભાગીઓને નિષ્ઠાની વ્યાપક રૂપરેખાથી માહિતગાર કર્યા હતા

બેઠક દરમિયાન શ્રી બિરલા ગૃહની કામગીરીના સુચારૂ સંચાલન માટે રાજનૈતિક દળોનુ સમર્થન માંગશે રાજ્યસભાના સભાપતિ એમ વેકૈંયા નાયડુએ પણ રવિવારે ઉપલા ગૃહમાં વિવિધ પક્ષોના નેતાઓની બેઠક બોલાવી છે સરકાર દ્વારા સત્ર પૂર્વ તે જ દિવસે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે

જયશંકરે જણાવ્યું છે કે ભારતના ઉત્કર્ષમાં વિશ્વના એટલે કે બાહ્ય શક્તિઓના અવરોધો કરતાં આંતરિક અયોગ્ય વલણ વધુ જવાબદાર છે પરિવર્તન પામતાં વિશ્વમાં ભારતની વિદેશ નીતિ અંગે ચોથું રામનાથ ગોયંકા સ્મૃતિ વ્યાખ્યાન આપતાં તેમણે ગઈકાલે આ મુજબ જણાવ્યું હતું જે દેશ વિશ્વની અગ્રણી સત્તાઓમાં સ્થાન મેળવવા માંગતો હોય તેને પરિવર્તનશીલ જગતમાં અયોગ્ય વલણ અપનાવવું ન જોઈએ શ્રી જયશંકરે અમેરિકાનો રાષ્ટ્રવાદ ચીનનો ઉદય બ્રેક્ઝિટ જેવા ઉદાહરણો ટાંકીને જણાવ્યું હતું કે સમગ્ર આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન આવી રહ્યું છે ભારતે આતંકવાદ સામે અપનાવેલા નવા વલણનો ઉલ્લેખ કરતાં વિદેશમંત્રીએ જણાવ્યું હતું કે મુંબઈ ઉપર થયેલા આતંકવાદી હ્મલાની સરખામણીએ ભારતે ઉરી અને પુલવામામાં થયેલા આતંકવાદી હ્મલા બાદ આપેલા પ્રતિભાવ અલગ હતી

તેમણે તવાંગ ખાતે સૌથી વધુ ઉંચાઇ પર આવેલા સ્ટેડીયમમાં ગઇકાલે યોજાયેલા અગીયારમાં મૈત્રી દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો

જે સંતોષકારક સ્તરથી યાર ગણી વધુ છે ગાજીયાબાદ ગ્રેટરનોઇડા ગુડગાંવ ફરિદાબાદ અને નોઇડામાં પણ હવાનું પ્રદૃષણ વધુ હતું હવાનું પ્રદૂષણ તીવ્ર હોવાથી આજે પણ શાળાઓ બંધ રહેશે આવતીકાલે પવનની ગતિ વધવાની સંભાવના છે અને જો ગતિ વધે તો પ્રદૂષણના સ્તરમાં ઘટાડો થાય

આજે યુક્રેનમાં અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂત ગવાહી આપશે પ્રતિનિધિ સભામાં મહાભિયોગ સંબંધી પહેલી સુનાવણી બાદ અમેરિકાએ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી હતી જેમાં સાક્ષીઓને મહત્વ ન આપવાના અને આરોપોને ફગાવ્યા બાદ હવે તેનું ધ્યાન બિડેન ઉપર કેન્દ્રીત થયું છે વ્હાઇટ હાઉસના વરિષ્ઠ વકીલ કેલ્યાને કોન્વેએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ વિરૂદ્ધ ડેમોક્રેટ્સ બાબતે યોગ્ય વ્યવહાર કરવામાં નથી આવી રહ્યો દરમિયાન યુકેન સાથે તેમના વ્યવહારને લઈને તેમના વિરૂદ્વ મહાભિયોગની તપાસ એ યોગ્ય નહીં હોવાનો ટ્રમ્પે દાવો કર્યો હતો વ્હાઇટ હાઉસના બજેટ અધિકારી માર્ક સેન્ડી ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચાલી રહેલા મહાભિથોનની તપાસમાં બંધ બારણે જુબાની આપવા સંમત થયા છે

મેદ્રિક્સ ચાર માપદંડો અંતર્ગત દેશોનું મૂલ્યાંકન કરે છે અને સરકાર સાથે વેપાર વાતયીત લાંચ વિરોધી નિવારણ પારદર્શિત અને નાગરિક સમાજ ઉપર નજર રાખે છે

દક્ષિણ એશિયામાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન એક માત્ર એવા દેશો છે જ્યાં લાંચ આપવાનું જોખમ વધારે છે